અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં કચ્છના કારીગર મહિલા ઉધોગ સાહસિક પાબીબેને સ્ટાર્ટઅપ કલીનીક મારફતે લોકલ પ્રોડક્ટ બોક્સ તૈયાર કર્યુ છે

ગઈકાલે કોરોનાને કારણે એક પણ મૃત્યુનો કેસ નોંધાયો નથી

એવુ એક યાદીમાં જણાવાયુ છે